કોંગ્રેસના પીઢ ગ્રણી ને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શીલા દિક્ષિતના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે આજે કરાશે દેશના સાત કરાજ બત્રીસ લાખથી વધુ ખેડ઼ત પરીવારાં્રે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યાજના અંતર્ગત પહેલા ને બીજા હપ્તા મળ્યા છે જેના બે હજાર રૂપિયા પરીવાર દીઠ મળ્યા છે

જાપાનમાં આજે સંસદના ઉપલા ગૃહની યુંટણી માટે મતદાન થઈ રહયું છે

આ સાથે હિમા દાસે જુલાઇ મહિનામાં પાંચ સુવર્ણચંદ્રક જીતી લીધા છે

વી

ત્રણ મુદત સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેનાર શ્રીમતી શીલા દિક્ષીતે દિલ્હીને આધુનિક બનાવવામાં મહત્વનું યાાદાન આપ્યું હતું તેમના વસાન બાદ શ્રીમતી દિક્ષિતના પાર્થિવદેહને દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્ય હત પ્રધાનમંત્રી નરેન્દ્ર માદી તથા યુ

એ

ત્યારબાદ તેને ચંદ્રની ગતિ પર લઇ જવામાં આવશે

ગઇકાલે હૈદરાબાદમાં કેન્દ્રિય આરાપ્યમંત્રી શ્રી હર્ષવર્ધને આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ યાજના હેઠળ સમગ્ર દેશમાં દાઢ લાખ જેટલા સ્વાસ્થ્ય કેન્દ્ર સ્થાપવામાં આવશે

ના વૈજ્ઞાનિક તથા ધિકારીઓને સંબાધતા જણાવ્યું હતું કે બધા જ નાગરિકાઓ તંદુરસ્તી આપવાના હેતુથી આયુષ્માન ભારત યાજના એક સફળ માંડેલ બની છે

ભારે વરસાદના લીધે નીચાણવાળા કેટલાક વિસ્તારામાં પાણી ભરાયા છે દરિયા કિનારે જમીનનું ધાવાણ થયું હાવાથી સતર્ક રહેવાની સૂચના સંબંધીત વિસ્તારામાં આપવામાં આવી છે દરમિયાન સત્તાવાળાઓએ ત્રણ માછીમાર સહિત લાપતા બનેલી યાર વ્યક્તિઓની શાધ હાથ ધરી છે

કેરળના માછીમારાને દરિય નહીં ખેડવાની સૂચના પાઈ છે

તે બાબતે ભારતે જણાવ્યું છે કે ઇરાન દ્વારા બંધક બનાવેલા તેલવાહક જહાજના સભ્ય અંગે વધુ જાણકારી મેળવશે

ગઇકાલે ધરમશાલા નજીક આવેલા ભાગસુનાગ મંદિરથી કેટલાક સહેલાણીઓ પગપાળા ભાગસુ નાગ ધાધ તરફ જઇ રહ્યા હતા ત્યારે પર્વત પરથી પથ્થર નીચે પડવા લાગતા સહેલાણીઓને ઇજા થઇ હતી

વી